અને આર્થિક ભાગીદારી કરારને આખરી ઓપ આપ્યો છે પ્રવાસી ભારતીય દિવસના વારાણસીમાં ઉદ્વાટન બાદ બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી શ્રી જગન્નાથ આ પ્રસંગે મુખ્ય અતિથી અને વક્તા તરીકે હાજર રહ્યા હતા વિદેશ મંત્રાલયની થાદીમાં જણાવ્યા અનુસાર બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરી હતી અને તેમાં વધુ દ્રઢતા માટે ચર્ચા કરી હતી તથા વિકાસલક્ષી પ્રોજેક્ટમાં સહકાર માટે વિચાર વિમર્શ કર્યો હતો આ ઉપરાંત સામુવ્રિક સંપતિ દ્વારા આર્થિક વૃદ્ધિ પર ભાર મુકવામાં આવ્યો હતો તથા આફિકા સાથેના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી

બહાદુરસિંહ ભુરાજી જાડેજા પરિવાર યોજિત આ સમૂહ લગ્નોત્સવમાં માંડવી વિસ્તારના ધારાસભ્ય સમૂહ લગ્નના મુખ્ય દાતા અને કચ્છ જીલ્લા રાજપૂત ક્ષત્રીય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજા અને તેમના ભાઈ મહાવીરસિંહ જાડેજાના પુત્રી પુજાબાના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં થવાના છે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આશીર્વચન આપશે

જેને કારણે શિક્ષણ વિભાગે દરેક શાશાનાધિકારી ડીઈઓ અને ડીપીઓને પોતાના તાબાની તમા સ્ક્રલોમાં પબજી પર પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો છે

પબજી ઓનલાઈન ગેમ બાળકોથી લઈને મોટી ઉમરના લોકોમાં પણ લોકપ્રિય ગેમ બની છે

આ બેઠકમાં ભુજ અંજાર નાખાત્રના માંડવી મુન્દ્રા રાપર સહિતના તાલુકાઓમાં નવી પાણી યોજનાના કામો કરવામાં આવશે આ બેઠકમાં અધિક કલેકટર કે એલ ઝાલા સિંચાઈ વિભાગના અરુણ જૈન સહીત તાલુકાના પાણી પુરવઠા વિભાગ તેમજ વાસ્મો અછત શાખા શિક્ષણ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં કચ્છ જીલ્લાના ભુજ અને અબડાસા ના મામલતદારોની બદલી કરવામાં આવી છે ભુજ મામલતદાર તરીકે શ્રી સુશીલ પરમાર અને અબડાસા મામલતદાર તરીકે શ્રી સિદ્વાર્થસિંહ ગઢવી ને નિમણુક આપવામાં આવી છે

તો સામે તેર પીએસઆઈ ને કચ્ય જીલ્લામાં બદલવામાં આવ્યા છે

ભુજ સ્વામીનારાયણ મંદિરના વિદ્વાન સંત ડોક્ટર અક્ષરમુનીદસ સ્વામી જીવનમાં સ્વાર્થ પરમાર્થ સંકુચિત ઉદાર નકારાત્મક સકારાત્મક ગુણોના સંતુલન વિષે પરિસંવાદ કરશે આ જીવન પરિવર્તન શિબિરમાં દરેક જ્ઞાતિ વયજૂથ સ્ત્રી પુરુષ બાળકો મોટી સંખ્યામાં જોડવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આશુતોષ અંતાણી બાલિકા દિવસ આજે બાલિકા દિવસ છે આ વર્ષના બાલિકાદિવસની વિષય વસ્તુ છે સુવર્ણ ભવિષ્ય માટે બાલીકાઓનું સશક્તિકરણ બાલિકા દિવસની ઉજવણી માટે દિલ્ફી સહીત રાષ્ટ્રભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

ક્રિકેટ ન્યુઝીલેન્ડના નેપિયર ખાતે ગઈ કાલે રમાયેલ પ્રવાસી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનીપ્રવર્તમાન પાંચ એક દિવસીય આંતર રાષ્ટ્રીય મેચ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ પર આઠ વિકેટથી વિજય મેળવી શ્રીણીમાં એક વિરુદ્ધ શૂન્યની સરસાઈ મેળવી છે